પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોમ્પટ્રોલર અને ઓડિટર જનરલને સરકારી વિભાગોમાં થતા કૌભાંડો રોકવા ટેકનિકલ સાધન વિકસાવવા અનુરોધ કર્યો છે જમ્મુ અને કાશ્મીરમાં પ્રધાનમંત્રી વિકાસ કાર્યક્રમ અંતર્ગત મહત્વના

પ્રસારીત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સાથે તેમના વિયારો વ્યક્ત કરશે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમવાર ગુલાબી દડા સાથે યોજાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચનો કોલકાતાના ઈડન ગાર્ડનમાં આજે આરંભ થયો બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના મેચ જોવા માટે કોલકાતા પહોંચ્યા

ગઈકાલે દિલ્હીમાં એકાઉન્ટન્ટ્સ જનરલ અને ડેપ્યુટી એકાઉન્ટન્ટ્સ જનરલની બેઠકને સંબોધતા પ્રધાનમંત્રીએ સરકારી વિભાગોમાં કૌભાંડો રોકવા ટેકનીકલ સાધન વિકસાવવા તથા ભારતીય અર્થતંત્રને પાંચ દ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવવા અનુરોધ કર્યો હતો તેમણે કેગને કૌભાંડો રોકવા સુશાસન તથા કાર્યક્ષમતાની નવતર પહેલ વિકસાવવા અનુરોધ કર્યો

કેગ તેમાં મદદરૂપ વિચારકની ભૂમિકા ભજવી શકે છે

જમ્મુ અને કાશ્મીર નાણાં કમિશનર અટલ દુલોલોએ શ્રીનગરમાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં હાથ ધરાયેલા આરોગ્ય વિભાગના કામોની સમીક્ષા કરતાં આ મુજબ જણાવ્યું હતું

આ પ્રસંગે મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે નવી જમીન નીતિ ઘડતી વખતે આસામ સરકારે આસામના મૂળ લોકોના હિતોને ધ્યાનમાં લીધા છે તેમણે આશા વ્યક્ત કરી હતી કે રાજ્યની નવી જમીન નીતિની મદદથી જમીનની ફાળવણી તથા વ્યવસ્થાપન મુદ્દે ઉભી થતી જટીલતા નીવારી શકાશે

દિલ્હી અને દેશના અન્ય કેટલાક વિસ્તારોમાં હવાના પ્રદૂષણના વધતા પ્રમાણ અંગેની ધ્યાન ખેંચતી દરખાસ્તનો શ્રી જાવડેકર ગઈકાલે રાજ્યસભામાં જવાબ આપી રહ્યા હતા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે દેશમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા માટે શહેરી ક્ષેત્રમાં વૃક્ષારોપણ શાળાઓ નર્સરી તથા નાગરિકોને સહભાગી થવા અનુરોધ કર્યો છે

તેમણે કહ્યું કે જુદાં જુદાં શહેરોમાં હવાના પ્રદૂષણ માટે અલગ અલગ પરિબળો જવાબદાર છે

આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના બધા જ નેટવર્ક ઉપર તેમજ આકાશવાણીની વેબસાઈટ ન્યુઝ ઓન એર ડોટ એનઆઈસી ડોટ ઈન પરથી પણ પ્રસારીત થશે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

એગ્રો વિઝનનું લક્ષ્ય વિદર્ભ ક્ષેત્રના ખેડૂતોની જરૂરિયાતોને પુરી પાડવાની છે યાર દિવસીય મેગા ઇવેન્ટમાં વિદર્ભમાં ડેરી ક્ષમતા ઉપર સેમિનાર અને કાર્યશાળા તથા લઘુ મધ્યમ ઉદ્યોગોમાં કૃષિ અંગેની તકો ચકાસાશે સેમિનાર અને વર્કશોપનું ઉદઘાટન કેન્દ્રિય પશુધન વિકાસમંત્રી ગિરિરાજસિંહ અને પ્રક્રિયાકૃત અન્ન રાજ્યમંત્રી રામેશ્વર તેલી કરશે

મુખ્ય વિપક્ષ કોંગ્રેસ અને આરજેડી પક્ષોએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તથા પટનામાં માર્ગો ઉપર પાણી ભરાવાની સમસ્યા સહિત મહત્વના મુદ્દાઓ અંગે રાજ્ય સરકારને ગૃહમાં ઘેરવાનો નિર્ણય કર્યો હોવાથી આ વખતનું સત્ર તોફાની બની રહે તેવી સંભાવના છે

બાંગ્લાદેશ અને ભારતીય ક્રિકેટ ખેલાડીઓએ ગુલાબી દડા સાથે પ્રેક્ટીસ કરી છે ઉલ્લેખનિય છે કે પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે ત્રણ દિવસમાં જ બાંગ્લાદેશ સામે વિજય મેળવ્યો હતો

ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કોલકાતા વિમાન મથકે શેખ હસીનાનું સ્વાગત કર્યું હતું સુશ્રી શેખ હસીના આજે કોલકાતામાં રમાનારી દિવસ રાત્રિ ટેસ્ટ મેચ નિહાળશે